વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભુજીયા ડંગર સ્થિત સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી શ્રી વિ યભાઈ રૂપાણી સમક્ષ ધિકારીઓએ ત્યાર સુધીમાં રૂ

ભુજીયાની તળેટીમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપર તેમ ડ્રીપ ઇરીગેશનથી વૃક્ષોનો ઉછેર થાય છે કે કેમ તેની પણ પૃચ્છા કરી હતી

શીતલ વૈશ્નવ મુખ્ય મંત્રી વાવાઝોડું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે મહાવાવાઝીડાના લીધે ઉભા થયેલા પડકારને પહોંચી વળવા રાજય સરકાર સજજ છે અને જાનમાનલની ખુવારી ટાળવા અગમચેતીભરી કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ભૂજ નજીક બળદીયા ગામે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે તેમણે વાત કરી હતી અને કહ્યું હતું કે એન ડી

શ્રી રૂપાણીએ હવામાન ખાતાને ટાંકતા કહ્યું હતું કે વાવાઝોડાની તિવ્રતા ઘટી રહી છે એટલે સૌરાષ્ટ્રના કાંઠે પહોંચતા તે નબળું પડી જવાનું છે

ગુજરાત બીએસએફના વડા એવા આઇજી જીએસ મલિક આજે કચ્છ પહોંચ્યા છે અને મહાવાવાઝોડા જેવી આફતમાં જનતાને મદદરૂપ બનવા બીએસએફની ટીમ તૈયાર હોવાનું જણાવ્યું છે ભૂજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં શ્રી મલીકે કહ્યું હતું કે કચ્છમાં દરિયાઇ તથા રણકાંઠાની સરહૃદો ઉપર યોકી પહેરો યૂસ્ત બનાવાયો છે શીતલ વૈશ્નવ ભાનુશાલી હત્યા કેસ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની યાલતી દ્રેને ગોળી મારીને હત્યા કરવાના કેસમાં છેલ્લા દસ માસથી નાસતા ફરતા બે મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુજીત ભાઉને બાતમીના આધારે એસ

આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા કલાકારોનું સન્માન થશે સમાપન સમારોહમાં મુખ્યમંત્રી નિતીન પટેલ પૂર્ણાહ્તિ કરશે

આઇ ખાતે ભરતી મેળો રાખેલ છે

ટી આઈ પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં જરૂરી પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહી શકશે